કારણ કે દેશ છેલ્લા દોઢ મહિનાથી હજારો લોકોના જીવન બચાવવામા સફળ રહ્યા છે પ્રધાનમંત્રીની મુખ્યમંત્રીઓ સાથેની આ પ્રકારની આ ચોથી વિડિય કોન્ફરન્સન હતી શ્રી મોદીએ કહ્યું કે ભારત સહિત કેટલાક દેશોમાં સ્થીતિ માર્ચ મહિનાના પ્રારંભમાં આશરે એક સમાન હતી પરંતુ યોગ્ય સમયે પગલાં લેવામાં આવતાં ભારત ઘણા લોકોનું રક્ષણ કરવા માટે સફળ રહ્યું છે

આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં કોરોનાની લડાઈમાં રાજ્ય સરકારે લીધેલા વિવિધ અસરકારક પગલાઓની વિસ્તૃત માહિતી પ્રધાનંમ્તરીને આપી હતી મુખ્યમંત્રીના સચિવ અશ્વીનીકુમારે માહિતી આપતા જણાવ્યું હતું કે રાજ્યમાં મૃત્યુઆંક વધુ છે તેનં કારણ ઓછો કે મૃતકોમાં મોટી સંખ્યામાં અન્ય બીમારીઓથી પીડાતા લોકોનો સમાવેશ થાય છે તો કેટલાક લોકો કોવિડ સંક્રમિતની ગંભીર હાલતમાં હોસ્પિટલમાં આવ્યા હોવાને કારણે મૃત્યું પામ્યા છે

જયંતિ રવિએ જણાવ્યું છે કે રાજ્યમાં ચાલી રહેલ કોરોના વાઈરસના સંક્રમણને અટકાવવા માટે રાજ્યનું વહીવટીતંત્ર પ્રતિબધ્ધ છે

જને ધ્યાને લઈ તેના ગુણદોષ ચકાસી એ અંગેના નિર્ણયની જાણ ઈ મેઈલ એડ્રેસ પર કરવામાં આવશે

દરમિયાન પૂર્વ કચ્છના ગાંધીધામ ખાતે પણ વેપારીઓ દ્વારા દુકાનો બંધ રાખવા સ્વેચ્છાએ નિર્ણય લેવાયો હતો